તો બીજી રીતે જોઇએ તો પ્રથમ દિવસે કોઇ રાજકીય પક્ષોમાંની જાહેરાત પણ કરી નથી

આ સર્વેલન્સની વિગતવાર માહિતી આપતાં સી ડી એચ ઓ

ઓ

કલ્પના શાહ કાર્યશિબિર રાપર ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અર્થશાત્ર વિભાગ દ્વારા ગુજરાતી માધ્યમના સંશોધકો માટે સંશોધન પદ્વતિઓ અને સોફટવેરમાં માહિતી વિશ્લેષણ પર કાર્યશિબિરનું આયોજન થયું હતું ઉદ્વાટન સમારંભમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રા

કિરણ પંડયાએ યુ વા સંશોધકોને સંશોધન પરિયય અને વર્તમાન સમયમાં માહિતીના અધિકૃત સાધનોની માહિતી આપી હતી આ ઉપરાંત ગાંધીનગરના રિસર્ચ ડાયરેકટર ડો કિશોર ભાનુ શાલીએ સંશોધનક્ષેત્રે સંદર્ભ સાહિત્યની વાત કરી હતી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રા ડો ભાવેશ વાણપરિયાએ સંશોધન માટે પ્રાથમિક અને દ્વિતીય માહિતી પર પ્રકાશ પાડ્યો હતો વિવિધ તજજ્ઞો વ્રારા માહિતીનું આદાન પ્રદાન કરાયુ હતું અંતિમ દિવસે કચ્છ યુનિવર્સિટીના પૂ ર્વ કુલપતિ ડો તુ ષાર હાથીએ ભવિષ્યમાં સંશોધન ક્ષેત્રે રહેલી તકો જણાવી અને સંશોધન માટે પ્રોત્સાહિત કર્યા હતા

ડી સંશોધકો અને અધ્યાપકોએ ભાગ લીધો હતો

તેમજ જાહેરમાં કચરો ફેંકનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા સહિતના નિર્ણય લેવાયા હતા